પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઐતિહાસીક લાલકિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામીની આગેવાની લીધી હતી ધ્વજવંદન પછી લાલકિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જજ્જાવ્યું હતું કે બીજી વાર સત્તા પર આવ્યા પછી તેમની સરકારે લોકોની આંકાક્ષાઓ સંતોષતા અનેક મહત્વના નિર્ણયો કર્યા છે

પ્રધાનમંત્રીએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા સહુ નાગરીકોને અપીલ કરી હતી

સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી છોટા ઉદેપુરમાં કરવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાજીએ પ્રાસંગીક સંબોધનમાં જજ્ઞાવ્યું હતું કે અનિર્ણાયકતાને ફગાવી દઈને દિન રાત લોક કલ્યાજ્ઞના કાર્યક્રમો કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે

તેને બદલીને તેમની સરકારે નવા સુધારા હાથ ધર્યા છે સામાન્ય નાગરીકને ધકકા ખાવા ન પડે અને તેના કામો સરળતાથી થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સરકાર આગળ વધી રહી છે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જુનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી

જીલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ કચ્છમાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયા ખાતે યોજાયો ફતો જ્યાં રાજ્યના અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાફક સુરક્ષા કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંફ જાડેજાના ફસ્તે ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી નલીયાના જંગલેશ્વર મેદાન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી જાડેજાએ ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ બાદ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું

નો ચેક અર્પણ કરાયો ફતો

તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ તથા શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને નલીયા તથા આસપાસના ગામોના નાગરિકો ઉપસ્થિત રહ્યા ફતા